જે પાંચ વાગ્યા સુધી ચાલ્યું હતું

નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી માટે ચુસ્ત સલામતી વ્યવસ્થા કરવામાં આવી હતી

નુતન વર્ષના માંગલિક દિવસથી બજારો સતત ચાર દિવસ સુધી બંધ રહી છે જે હવે આજથી ખુલી છે માર્કેટ યાર્ડમાં કપાસ મગફળી સહિત નવી જણસની આવક શરૂ થઇ હતી

તો જૈન જૈનેતરો દ્વારા આજે જ્ઞાનપંચમીની ઉજવણી કરાઈ રહી છે જીલ્લા મથક ભૂજ ની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આજે મુહૂર્તના સોદા કરવામાં આવ્યા હતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ કેશ્વભાઈ પટેલના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી કાંટા પૂજન કરીને લાભપાંચમનું મુહૂર્ત સાચવવામાં આવ્યું હતું

બીજી બાજુ ભુજની જથ્થા બંધ બજારમાં પણ આજે કાંટા પૂજન કરીને મુહૂર્ત કરવામાં આવ્યું હતું

કુકમા ગામની હદમાં આવેલું પીવાના પાણીનું તળાવ ગામની શોભા છે

ગામના તળાવની સફાઈમાં ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો જોડાયા હતા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનંતકુમારનાં નિધન ઉપર દુઃખ વ્યક્ત કર્યું છે